ત દિલ્ફીમાં હિંસાના મુદ્દે વિરોધપક્ષના દેખાવોના પગલે સંસદના બંને ગૃહોની બેઠક દિવસભર મોકૂફ રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના વિકાસ માટે શાંતિ સંવાદિતા અને એકતા જાળવી રાખવા સાંસદોને અનુરોધ કર્યો

સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગરિકત્વ સુધારા કાયદો દેશની આંતરિક બાબત છે અને દેશના સાર્વભૌમત્વમાં કોઇપણ વિદેશી સંસ્થાને દખલનો અધિકાર નથી વિમાનમથકો પર કોરોના વાયરસ સંદર્ભમાં પાંચ લાખ મુસાફરોની તપાસ કરાઇ

અને સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો

વિપક્ષોએ હોળી પછી નહીં પરંતુ તાકીદે આ ચર્ચા હાથ ધરવાની માગણી કરી હતી ભોજન પહેલાંના સમયમાં ગૃહ બે વાર મુલતવી રહ્યું હતું વિપક્ષો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરતા વેલ સુધી ધસી ગયા હતા બીજી તરફ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ આજે આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું

ગૃહના નેતા થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે રાજ્યસભામાં સવારે નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પોતાના મંત્રાલયને લગતી વિગતો રજૂ કરી ત્યારે કોંગ્રેસના કેટલાક સભ્યોએ દિલ્ફી વિધાનસભા ચૂંટણી દરમિયાનની તેમની કેટલીક ટિપ્પણીઓ સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સર્જાયેલી અવ્યવસ્થાના પગલે અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ ગણતરીની પળોમાં ગૃહને મુલતવી રાખી દીધું હતું દરમિયાન બપોરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે આ મુદ્દે સર્વસંમતિ હોવાથી આવતી કાલે સવારે તેના અંગે ચર્ચા થવી જોઈએ ટીઆરએસના કે કેશવ રાવે આવતી કાલે સવારે ચર્ચા કરવા માટે આજે ગૃહને મુલતવી રાખવા જણાવ્યું હતું ગૃહના નાયબ અધ્યક્ષ હરિવંશે ગૃહને એક દિવસ માટે મુલતવી રાખ્યું હતું

તેમણે કહ્યું કે દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે અને દેશમાં પણ શાંતિ પ્રવર્તી રહી છે નવી દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શ્રી પ્રસાદે કહ્યું ગૃહમાં ચર્ચાના કારણે તનાવ વધે તેવું બની શકે તે જોતાં દિલ્ફી અંગેની ચર્ચા હોળીની શાંતિપૂર્વક ઉજવણી થાય અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ બને ત્યારે હાથ ધરાશે

આજે નવી દીલ્ફીમાં ભાજપ સંસદિય પક્ષની બેઠકમાં સાંસદોને સંબોધતાં તેમણે રાષ્ટ્રહીત જાળવવા આહવાન કર્યું હતું સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ પત્રકારોને આ માહીતી આપી હતી

આ બે આરોપીઓએ આતંકવાદીઓને પોતાનાં ઘરોમાં આશરો આપ્યો હતો અ સીઆરપીએફનાં મથકો તથા દળો ઉપર ફમલો કરવા માટેના કાવતરામાં મદદ કરી હતી

રાજ્યસભામાં આજે એક પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં તેમણે વધુમાં ઉમેર્યું કે જીવન વીમા નિગમ પોતાના માર્કેટ શેર ગુમાવશે નહીં

ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે કરેલી ટીકા સંદર્ભમાં ઇરાનના રાજદૂત અલી ચેગેનીને જણાવવામાં આવ્યું હતું આ અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં વિદેશમંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે દિલ્ફીની હીંસા સંદર્ભમાં આ પ્રકારના પસંદ કરેલા અને યોક્કસ ઓળખ ઉભી કરતા પ્રતિભાવ સ્વીકાર્ય નથી ભારત ઇરાન પાસેથી આવી ટીકા થાય તેવી અપેક્ષા રાખતું નહોતું એમ પણ પ્રવકતાએ જણાવ્યું હતું

પ્રવકતા રવીશકુમારે એક નિવેદનમાં જણાવ્યું કે દેશના સાર્વભૌમત્વને લગતી બાબતમાં કોઇપણ વિદેશીને અધિકાર નથી રાષ્ટ્રસંઘના માનવઅધિકાર અંગેના હાઇકમિશનરે નાગરિકત્વ કાયદા અંગે સર્વોચ્ય અદાલતમાં રજૂ કરેલી અરજી સંદર્ભમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી કુમારે કહ્યું કે સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગરિકત્વ કાયદો બંધારણીય રીતે યોગ્ય છે અને બંધારણીય સિદ્ધાંતો મુજબ તમામ યોગ્યતા જાળવે છે ભારતની લાંબાગાળાની જરૂરિયાતને તે પૂરી કરે છે અને દેશના ભાગલા સાથે ઉભા થયેલા માનવઅધિકારના પ્રશ્નોના કારણે તેની જોગવાઇ કરી છે પ્રવકતાએ કહ્યું કે ભારત લોકશાહી દેશ છે અને કાનૂની જોગવાઇઓ અનુસાર કાર્યવાહી થાય છે સ્વતંત્ર ન્યાયતંત્રમાં સૌને વિશ્વાસ છે ત્યારે સર્વોચ્ય અદાલત આ અંગે યોગ્ય નિર્ણય કરશે

શ્રી મોદીએ કહ્યું કે હેશટેગશી ઇન્સ્પાયર્સ અસ લખીને લેખ મૂકી શકાશે લોકો ટ્વીટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં હેશટેગથી ઇન્સ્પાયર્સ અસ લખીને પોસ્ટ મૂકી શકશે તેમાંથી પસંદ કરાયેલા લોકોના વિયાર પ્રધાનમંત્રીના પેજ પર મૂકવામાં આવશે

પાંચ લાખથી વધારે ઉતારુઓને વિવિધ એરપોર્ટ ઉપર સ્ક્રિનિંગ હેઠળ તપાસાયા છે નવી દિલ્હી ખાતે ગઈ કાલે આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને જણાવ્યું કે પાંચ પોઝિટીવ કેસો પૈકીના શરૂઆતના ત્રણ કેરળમાં હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે નવા બે પોઝિટીવ કેસોમાં એક કેસ નવી દિલ્ફીમાં તથા એક તેલંગાણામાં નોંધાયો છે

બીજી તરફ રિઝર્વ બેન્કે આજે મુંબઈથી જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસના રોગયાળાના પગલે વૈશ્વિક બજારોમાં આર્થિક અસ્થિરતા સર્જનારી પરિસ્થિતિ પર વૈશ્વિક તથા દેશમાં થનારી ઘટનાઓ પર રિઝર્વ બેન્કની નજર છે નિવેદનમાં જણાવાયું છે કે દેશમાં આર્થિક બજારો આત્મવિશ્વાસ તથા આર્થિક સ્થિરતા જળવાઈ રહે તથા તેમની કામગીરી યોગ્ય રીતે યાલે તે માટે રિઝર્વ બેન્ક દ્વારા તમામ યોગ્ય પગલાં લેવાઈ રહ્યાં છે વધુમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જુદાં જુદાં મંત્રાલયો તથા રાજ્યો ખભેખભા મિલાવીને આ સ્થિતિ સામે લડી રહ્યા છે અને બહારથી ભારતમાં આવતા લોકોના સ્કિનિંગથી માંડીને ઝડપી મેડિકલ સેવા પૂરી પાડવા સુધીની કામગીરી જારી છે

આરોગ્યમંત્રાલયે જણાવ્યું છે કે ખાસ કિસ્સામાં પ્રવાસ જરૂરી હોથ તેમણે નવેસરથી દૂતાવાસણાંથી વિઝા લેવા પડશે આ ઉપરાંત પાંચમી ફેબ્રઆરી પહેલાં ચીનના નાગરિકોને અપાયેલા વિઝા પણ રદ કરાયા છે દરમિયાન ભારતીય નાગરિકોને પણ આ દેશોના પ્રવાસ ન કરવા અનુરોધ કરાયો છે

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે સરકાર વાયરસનો ફેલાવો ન થાય તે માટે જરૂરી તમામ પગલાં લઇ રહી છે

શ્રી જૈને લોકોને સ્વચ્છતા જાળવવા વિશેષ અનુરોધ કર્યો છે